હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ રાજ્યમાં મધ્યગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે આવતીકાલે ઉત્તરગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તેની અસર હેઠળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વ્યાપક ભારે વરસાદ થવાની તો ક્યાંક ક્યાંક અતિભારે વરસાદ થવાની પણ આગાહી કરાઈ છે

દરિયો તોફાની બની શકેછે આથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ છે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં યોમાસું ફરી સક્રિય થયું છે છેલ્લા બે દિવસથી સુરત શહેર સાથે જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

મી

મી

મી વરસાદ વરસ્યો છે

વરસેલા વરસાદને લઈ ને દમણ જિલ્લાના તમામ જળાશયોમા પણ પાણીની આવક વધી છે

મી

મી

મી વરસાદ નોંધાયો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટડી યૂડા લીબડી યોટીલા તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે નવસારી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો

કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ ગોધરા સિવિલ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલના વિસ્તરણના ભાગરૂપે નર્સિંગ સ્કૂલ ખાતે આ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે

આ વોર્ડમાં કોરોનાના હળવા લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવશે

કોરોનાનો ફેલાવો રોકવા સરકારે તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે સરકારના આ આદેશના પગલે જગતમંદિર દ્વારિકા કાળિયા ઠાકરનું તીર્થધામ ડાકોર સહિત અનેક મંદિરોમાં પૂજારીઓ દ્વારા જ પૂજન અર્ચન કરવામાં આવશે અને ભક્તોને પ્રવેશ પર પ્રતિબંધ છે

જન્માષ્ટમી નિમિત્તે રાજ્યભરમાં ભરાતા મેળા પણ રદ કરવામાં આવ્યા છે જન્માષ્ટમી ઉત્સવ માટે મંદિરોમાં સુશોભન અને રોશની કરવામાં આવ્યા છે ઇસ્કોન મંદિર ઉપરાંત અમદાવાદના ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યુ છે

વહેલી સવારે ભગવાનની મંગળા આરતી થઇ ત્યારબાદ ભક્તો માટે દર્શન શરૂ કરવામાં આવ્યા હતા

શૌયાલય બનાવવા માટે લાભાર્થીઓને પૂરતી સહાય પણ કરી છે